સખત ચોકી પહેરા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં રખાયેલા ઈ વી એમ મશીનને બહાર કાઢી માન્ય પ્રતિનિધિઓની હાજરીમાં મતગણતરી શરૂ કરવામાં આવશે

આ માટે જિલ્લા યુંટણી તંત્ર દ્વારા સુયારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ભુજ ખાતે સરકારી ઈજનેરી કોલેજ માંડવીમાં સરકારી વિજ્ઞાન કોલેજમાં મુન્દ્રા તાલુકા પંચાયત માટે આર ડી હાઈસ્કૂલ અને નગરપાલિકા માટે પીટીસી કોલેજ ખાતે અંજાર તાલુકા પંચાયત માટે શ્રીમતી એય

પલણ કોમર્સ કોલેજ મેઘપર બોરીચી ખાતે અને નગરપાલિકા માટે કે

ગર્લ્સ હાઈસ્ક્રલ અંજાર ખાતે મતગણતરી થશે

એમ ડી સી સંયાલિત આર્ટ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નખત્રાણા તાલુકા પંચાયતની મતગણતરી થશે અબડાસા તાલુકા પંચાયત માટે રાજય અનામત પોલીસદળ રેસીડેન્ટ એન્ડ ટ્રેનીંગ સેન્ટર નલીયા ખાતે અને લખપત તાલુકા પંચાયત માટે મોડલ સ્કુલ બિલ્ડીંગ દયાપર ખાતે મતગણતરી કરવામાં આવશે નેહ્લ ઠક્કર અગત્યની જાહેરાત કચ્છમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની યૂંટણીના પરિણામોની શ્રોતાઓ સુધી જાણકારી પહોંચાડવા આકાશવાણી ભુજના સમાચાર વિભાગ દ્વારા આજે વિશેષ સમાચાર બુલે ટીનો પ્રસારિત કરાશે

ત્રણ દિવસ સુધી યાલનારા આ સંમેલનનું ચોથી માર્ચના રોજ સમાપન થશે

જયારે કોરોના સંક્રમણથી એકનું મૃત્યુ થયું હતું